પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

સમગ્ર રાજ્યમાં આજે દેવ દિવાળી પર્વની આનંદ ઉત્સાહ અને ધાર્મિક પરંપરાગત

પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી આ ટીમોમાં પૂણેની જિનોવા બાયો ફાર્માસ્ચુટીકલ્સ લિમિટેડ અને હૈદરાબાદની બાયોલોજીકલ ઈ લિમિટેડ તથા ડોક્ટર રેડિસ લેબોરેટરીનો સમાવેશ સમાવેશ થાય છે

રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી પ્રધાનમંત્રીએ આ કંપનીઓને નિર્માણ પ્રક્રિયાઓ અને સંબંધિત મુદ્દાઓ અંગે પોતાના વિયાર તથા સૂચન જણાવવા કહ્યું હતું તેમણે સરળ ભાષામાં સામાન્ય લોકોને જાણકારી આપવા વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું જે રસીઓ અંગે ચર્ચા કરવામાં આવી તે બધી જ રસીઓ હાલ પરીક્ષણના વિવિદ તબક્કામાં છે આગામી વર્ષની શરૂઆતમાં તેના વિસ્તૃત ડેટા અને પરિણામ મળે તેવી આશા છે પ્રધાનમંત્રીએ બધા જ સંબંધિત વિભાગોને નિર્માણકર્તા સાથે સહયોગ સાધવા આહવાન કર્યું હતું જેથી આ પ્રયાસો બદલ સારા પરિણામ મળે અને દેશ તથા દુનિયાની જરૂરતો પૂરી થઈ શકે

ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાત બધા જ ક્ષેત્રો જેવા કે બંદરો તીર્થસ્થળો ઔદ્યોગિક શહેરો અને મોટા રેલવે સ્ટેશનોને જોડવામાં ટોયના સ્થાને છે

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવહનના બધા સાધનોને જોડવાનું કામ શરૂ કરાયું છે તેમણે કહ્યું કે ગુજરાત સરકારે માળખાગત ક્ષેત્રે રાજ્યને દેશમાં અગ્રેસર રાખવાના સફળ પ્રયાસ કર્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ગુજરાતે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ રફતાર જાળવી રાખી છે આજે રાજ્યમાં વીજ ખપત કોરોના પહેલા ના સમય જેટલી થઈ ગઈ છે એટલું જ નહિ ગુજરાત આવનારા દિવસોમાં પહેલા જેટલો જ જી ડી પી રેટ પણ હાસલ કરી લેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વિકાસકાર્યોથી દેશમાંઅગ્રેસર છે તે માટે રાજ્ય સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા

ગુજરાત દેશમાં પવન ઊર્જા અને સૌરઊર્જા જેવા વિકલ્પોની શરૂઆત કરવામાં પણ અગ્રેસર છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક ફ્લાય ઓવર સિંધુ ભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે

મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સમગ્ર ભારતમાં થયેલા કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો બાવન ટકા જેટલો હિસ્સો છે ગુજરાત રાજ્ય આર્થિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે

સિંધુભવન ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદ્વબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારે હંમેશા દુનિયાના આધુનિક શહેરોની સગવડોને અપનાવી ગુજરાતને એક મોડેલ રાજ્ય તરીકે રજૂ કર્યું છે

સાણંદ ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ સાણંદ જી

અને સૌરાષ્ટ્રને જોડે છે આથી ઉદ્યોગ માટેના વાહન વ્યવહાર માટે પણ સરળતા અને સુગમતા ઊભી થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેચે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવદિવાળી ઉજવવામાં આવે છે આજે રાજ્યના મોટા ભાગના મંદિરોમાં દિપોત્સવ અને અન્નકુટ યોજાશે જો કે કોરોના મહામારીના કારણે રાજ્યના ઘણા જાણીતા મંદિરોમાં તકેદારીરૂપે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે ગીરસોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોમાનાથ તીર્થધામમાં કાર્તિક પૂર્ણિમાનું અનેક મહત્વ રહેલું છે કાર્તિકી પુનમના દિવસે રાત્રે ક્રતિકા નક્ષત્રમાંથી ચંદ્રમા પસાર થાય છે ત્યારે ભગવાન સોમનાથ યન્દ્રમાંને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે ત્યારે રાત્રીમાં સોમનાથ મંદિરે આરતી થાય છે છેલ્લા કેટલાય વર્ષોથી અનેક શિવભકતો દૂર દૂરથી આ મધ્યરાત્રીના સોમનાથ મહાદેવ ના દર્શન માટે અયૂક આવે છે પરંતુ હાલના સમયને ધ્યાને રાખી કોઇ દર્શનાર્થી ને મંદીર માં પ્રવેશ આપવામાં ન હીં આવે તેમજ મેળાનું આયોજન પણ રદ કરવામાં આવેલ છે મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી મહાપૂજા થશે આ પૂજા અને આરતી ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ તથા સોશ્યલ મીડિયા માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે

આ તમામ દર્શનાર્થીઓ મંદિર બહાર રહીને ભગવાનના દર્શન કર્યા હતા

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોક જ્ઞાન મુજબ નવા વર્ષની ધાન તૈયાર થાય અને વર્ષના નવા ધાનને ગામના દેવોને ધરાવી દેવોની આંખો ઉઘાડવાની અનોખી પરંપરા મુજબ દેવદિવાળીના દિવસે દેવોની આંખો ઉઘાડવાની વિધિ કરવામાં આવતી હોથ છે અને દરેક ગામની અનુકૂળતા મુજબ જુદા જુદા ગામમાં જુદા જુદા દિવસે દેવદિવાળી ઉજવવામાં આવે છે અને આજથી શરૂ થયેલી દેવદિવાળીનો તહેવાર હોળી સુધી યાલતો હોય છે

ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે